આજે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી નીતી આયોગની સંચાલન પરીષદને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસ ભારતનો એજન્ડા છે ભારતે વિકાસના પંથે ઝડપથી આગળ વધવાનો નિર્ણય લઇ પ્રગતિ શરૂ કરી છે આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે

ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજયો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો

વડી અદાલતના ન્યાયાધીશ જે બી

વોરાની બનેલી પીઠે અરજી ફગાવી દેતાં રાજય ચુંટણી પંચ ધ્વારા સ્થાનિક સ્વરાજય સંસ્થાઓની ચુંટણી માટેનો નિર્ધારીત કાર્યક્રમ માન્ય રાખ્યો હતો એવી જ રીતે અદાલતે મહાનગરપાલિકાની ચુંટણીના પરીણામોની અસર તે પછી યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચુંટણી પર થશે તેવી અરજદારની દલીલ સ્વીકારી નથી

કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાટાઘાટોનો આ દસમો રાઉન્ડ છે આજની બેઠકમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી લશ્કર પાછું ખેંચવા સંમત થયા બાદ હવે અન્ય ચોકીઓ પર ધર્ષણ ટાળવા માટે ચર્ચા થાય તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે લશ્કરી અને રાજદ્વારી સ્તરે વાટાઘાટો પછી વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી ભારતીય સૈન્ય અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની વિસ્થાપન પ્રક્રિયા શરુ થઇ હતી

ગઇરાત્રે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી ચર્ચા વિચારણા કર્યા બાદ જી સાતના અગ્રણીઓએ તેમનું યોગદાન સાડા સાત અબજ અમેરીકી ડોલર સુધી લઇ જવાનો પણ નિર્ણય લીધો છે

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને વૈશ્વીક કોવીડ રસીકરણ કાર્યક્રમને માટે ચાર અબજ ડોલરના યોગદાનની જાહેરાત કરી છે જર્મનીએ પણ આ કાર્યક્રમ માટે સવા અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે

આ નૃત્ય મહોત્સવનો દરરોજ સાંજે સાત વાગ્યે પ્રારંભ થશે આજે કાર્યક્રમનો પ્રારંભ ગીતા ચંદ્રન દ્વારા ભરત નાટ્યમ અને દીપક મહારાજ ધ્વારા કથકની રજુઆત સાથે થશે નાસા મંગળ નાસાના પર્સીવીયરંસ રોવરે મંગળ ગ્રહ ઉપર ઉતરાણ કર્યા બાદ મંગળની અગાઉ કયારેય ન જોયેલી તસવીરો પૃથ્વી ઉપર મોકલી છે પર્સીવયરંસ રોવર ઉપર માહિતી એકત્ર કરવા મોટી ડેટા બેંક છે અમેરીકાનું રોવર બે વર્ષની આવરદા ધરાવે છે આ રોવર જેજેરો ક્રેટરના રીવર ડેલ્ટાથી સવા માઇલ દુર અંતરે મંગળની ભૂમિકા ઉપર ઉતર્યુ હતું મંગળ ઉપર અગાઉ જીવન હતું કે નહી આ બાબતે રોવર તપાસ કરશે પાસપોર્ટ ડીજીલોકર કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારને વધુ સુવિધા આપતી પાસપોર્ટ ડીજીલોકર પ્લેટફોર્મ સુવિધાનો આરંભ કર્યો છે વિદેશ રાજયમંત્રી વી મુરલીધરને આ સુવિધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરનાર ડીજીલોકરમાં મુકેલા દસ્તાવેજોની લીંક નવી સુવિધાના માધ્યમથી આપી શકશે આમ થવાથી કોઇપણ નાગરીક પાસપોર્ટ સેવા માટે દસ્તાવેજ પેપર સ્વરૂપે આપવાના બદલે ડીજીટલ માધ્યમથી સુપરત કરી શકશે